આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડોકટર હર્ષવર્ધને આ વિધેયકો અંગે જાણકારી અપાઈ

આ નિથમમાં કેન્દ્રીય હોમીયોપોથી પરિષદની વ્યવસ્થા કરવામાં આવી છે જે હોમીયોપેથી શિક્ષણ અને પ્રેકટિસનું નિયંત્રણ કરશે

તેમણે ટ્વીટ સંદેશમાં કહ્યું કે આ ક્રાંતિકારી વિધેયક કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવશે અને ખેડૂતોને વચેટીઓથી મુક્ત કરશે તેમણે કહ્યું કે આ કૃષિ સુધાર વિધેયકો દ્વારા ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને તેમને આત્મનિર્ભર બનાવશે

આ માછીમારો પર કથિત રીતે સમુદ્રી સીમાને પાર કરવાનો આરોપ છે

ઉલ્લેખનીય છે કે આ માછીમારો ગુજરાતના પોરબંદર અને વેરાવળના છે તમામ માછીમારોને કરાંચી બંદરે લઈ જવાયા છે

રેલવે મંત્રી પિયુષ ગોયલે આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ જાણકારી આપી હતી

તેમણે કહ્યું કે સાર્વજનિક ખાનગી ભાગીદારી મોડલ અંતર્ગત રેલવેએ કેટલીક પહેલો શરૂ કરી છે જેમાં વધુ સારી સેવા ઉપલબ્ધ કરાવવા નક્કી કરાયેલા રેલવે માર્ગો પર યાત્રી રેલગાડીઓ યલાવવી કેપિટલ ફ઼ડિગના અંતરમાં ઘટાડો તથા આધુનિક રેકને સામેલ કરવાની બાબતોનો સમાવેશ થાય છે

રાપર શહેર અને તાલુકામાં એક એક મળી ર કેસ નોંધાયા છે અબડાસા ભયાઉ લખપત અને નખત્રાણા તાલુકામાં એક એક કેસ નોંધાયા છે

તંત્રની યાદી મુજબ એક દર્દીનું મોત નીપશ્યું છે

જેના પગલે કચ્છ જિલ્લાના વહીવટી માળખા હેઠળ કામગીરી કરતી કચેરીઓને આવરી લેવામાં આવી હતી

જિલ્લા પંચાયત ભુજ ખાતે પણ રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યાં બેસતી વિવિધ કચેરી શાખાના કર્મચોગીઓનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો